ના હાન કુ યુન પરાજ્ય આપ્યો હતો

સાઈ વશ્ન અજેય સરસાઈ મબ્યા બાદ તમ્રાના સમર્થકોએ પક્ષના વડામથક સામ તમ્રાના વિજયની ઉજવણી કરી હતી